પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે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

અને દરેક ઘરોમાં તેમના સાહસની જ ચર્ચાઓ થઇ રહી છે

રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું છે કે રસી અંગેની ટ્રાયલ બેઝ બનાવવા રાજ્ય સરકાર દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આરોગ્ય સેવા સ્થિતિની સમીક્ષા કરવા સુરત જશે સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે તેજ જિલ્લા તંત્રની સજ્જતાનો ચિતાર મેળવવા સુરતમાં બેઠક યોજીને તંત્રએ લીધેલા નિયંત્રણ ઉપાયો અને સારવારની માહિતી મેળવશે

આઈ ડી

તેમણે કહ્યું કે ભારત સરકારની એજન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે ડ્રો કરાશે

રાજકોટ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને ગામડાંમાં આ ધન્વતંરી રથ શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની મહામારી સામે લડવા તમામ સ્તરે પગલા લઈ રહી છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વતરી રથ શરૂ કરી આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે તેમણે તબીબોની સેવાને પણ બિરદાવી હતી આ પ્રસંગે જિલ્લા તેમજ તાલકા પંચાયતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આરોગ્ય મંત્રાલયે કોવિડના સામાન્ય લક્ષણ ધરાવતા તથા લક્ષણ નહીં દેખાતા અને ધરે અલગ રાખવામાં આવતા દર્દીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે દેશભરમાં ઓછા અથવા લક્ષણો નહીં દેખાતા દર્દીઓની સંખ્યા વધુ જણાતા મંત્રાલયે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે નવી માર્ગદર્શિકા મુજબ આવા દર્દીઓને ઘરમાં અન્ય સભ્યોથી અલગ રાખવાની સુવિધા હોવી જોઈએ જે દર્દીએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અથવા એચઆઈવી કેન્સર જેવી બીમારીથી પીડાતો હોથ તો તેવા દર્દીને ઘરે આઈસોલેશનમાં રાખી શકાશે નહીં

મંત્રાલય રાજ્ય અને જિલ્લા વફીવટીતંત્રોને ઘરમાં આઈસોલેશનમાં રખાયેલા દર્દીઓની સ્થિતિ ઉપર ધ્યાન રાખવાની સૂચના આપી છે રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસ અકળવનારી ગરમી અને બફારા પછી ગઈકાલ સવારથી દક્ષિણ અને પૂર્વના જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર અને પોરબંદર તરફ પણ ઘનઘોર વાદળો છવાયા છે

ભારતીય ભાષઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આકાશવાણી પરથી સંસ્કૃત સાપ્તાહિકી નામના સંસ્કૃત ભાષાના કાર્યક્રમનો આજથી આરંભ થયો છે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

સરકારે રચેલી નિષ્ણાંતોની સમિતિએ પણ આ પરીક્ષાઓ થોડો સમય મુલતવી રાખવાની ભલામણ કરી હતી

આ માર્ગદર્શિકામાં કોન્ટ્રાક્ટ કેરેજ બસોના પરિવહન માટે ફેરફાર કરાયો છે રાત્રિના મુસાફરી કરવાના સંજોગોમાં મુસાફરી રાત્રિના નવ કલાક પહેલાં શરૂ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે તેમજ બસ ઓપરેટરે જીપીએસ કે જીપીઆરએસ સિસ્ટમ લગાવાની છે રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ એક તળાવનો વિકાસ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે